પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પક્ષના અધ્યક્ષ અમિત શાહ નાણામંત્રી અરુણ જેટલી અને વરિષ્ઠ અગ્રણી એલ

અડવાણી આ બેઠકમાં હાજર રહ્યા છે આ બેઠકમાં રાષ્ટ્રીય સ્તરના નેતા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય નેતાઓ અને પદાષિકારીઓ ભાગ લઇ રહ્યા છે

જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકના સમાપન સત્રને સંબોધિત કરશે

ઈન્ડસ્ટ્રિયલ હેકાથોનનો મુખ્ય ઉદેશ યુવા પ્રતિભાને આગળ લાવી ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રની વિવિધ સમસ્યાઓને સમજી આ દ્વારા તેનો ઉકેલ લાવવા આગળ આવે અને તેમના આવા પ્રયોગોને શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ રીતે મદદરૂપ બનવાનો છે

જ્યારે અન્ય કેસોમાં ભરણપોષણ પેટે ચાર લાખ જેટલી રકમની વસૂ લાતકરાઈ હતી પ્રિન્સિપાલ જજ બી

આ વર્ષે કચ્છમાં ત્રણ સ્વાઇનફલુ પોઝિટિવના કેસ નોંધાથા જેમાં પહેલી જાન્યુ

અરૂણકુમાર કુર્મીએ જણાવ્યું હતું કે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂ રતો દવાનો જથ્થો રખાયો છે જેમાં એસેલ્ટાવીગર કેપ્સૂલ ફલુ વીર સિરપ ત્રણ પડવાળા માસ્ક એજીથ્રોમાઇસીનની ગોળી અને સિરપ ઉપલબ્ધ કરાવાઇ છે શરદી કે ઉધરસ થાય તો તરત નજીકના તબીબ પાસે દવા લઇ લેવા તેમણે અનુ રોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે સ્વાઇન ફ્લૂ ને ફવે રાજ્ય સરકાર દ્વારા સિઝનલ ફ્લુ નું નામ અપાયું છે

મુખ્ય બજારમાં આડેધડ પોતાનાં વાહનો ઊભા રાખતા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે આવાં વાહનો ડિટેઇન કરવા ઉપાડવા માટે ક્રેનની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું પોલીસવડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું હાલમાં જિલ્લા અને શહેર ટ્રાફિક પોલીસમાં સ્ટાફની ઘટ છે ત્યારે ટ્રાફિક બ્રિગેડ ટી આર બી માં યુ વાનો જોડાય તે માટે પણ પ્રયાસો થઇ રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથીજ શિવાલયોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી લઘુ રૂદ્ર મહિમ્ન પઠન પૂ જન મહાઆરતી સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે જયદીપ વૈશ્નવ અંજાર સેવાસેતુ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે અંજાર તાલુ કાના પાંચ ગામોના કલસ્ટરના બીજા સેવા સેતુ ને ખંભરા ખાતે ખુ લ્લો મુ કતાં ગામવાસીઓની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઉકેલ લાવ્યો હતો આ પ્રસંગે તેમણે રાજ્યમાં ખેડૂતો માટે સ્કાથ પ્રોજેક્ટ અંતર્ગત મૂ કેલા સોલાર વીજળી પ્રોજેક્ટની માહિતી આપતાં જણાવ્યું કે લાભાર્થી ખેડૂત દ્વારા પાંચ ટકા પોતાનું રોકાણ કરી તેમાં જોડાઇ શકે છે